સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે જમ્મુ કાશ્મીરની મુલાકાતે જશે

વી સિન્ધુનો મુકાબલો ચીનની ચેન વાઈ સાથે થશે

મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામી દ્વારા વિશ્વાસના પ્રસ્તાવ અંગે ફરીથી ચર્ચા કરવા માટે ગૃહ ફરીથી સોમવારે મળશે

પત્રમાં રાજયપાલે કહ્યું કે જયારે ધારાસભ્યોને ખરીદવાના આરોપ લગાવાય છે અને તેમને એવી ઘણી ફરીયદો મળી રહી છે ત્યારે તે બંધારણીય રીતે મહત્વનું છે કે વધારે મોડુ કર્યા વિના ફલોર ટેસ્ટ ગઈકાલે જ પુર્ણ કરવામાં આવશે

તેઓ કારગીલ યુદ્ધ સ્મારક પર વીસમી વરસી નિમિત્તે શહીદોને પૂષ્પાંજલી અર્પણ કરશે આ ઉપરાંત ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા પરની સ્થિતિની સમીક્ષા કરશે બપોર બાદ તેઓ કથુઆ જિલ્લાના ઉજ્ અને સાંબા જિલ્લાના બસંતારના બે પુલનું ઉદ્ઘાટન કરશે સરહદી સુરક્ષા હેતુથી તે મહત્વપૂર્ણ છે સંરક્ષણમંત્રીની સાથે પ્રધાનમંત્રી કાર્યાલયના રાજ્યમંત્રી ડાક્ટર જીતેન્દ્રસિંહ અને લશ્કરી વડા જનરલ બિપિન રાવત પણ હશે

સતર્ક ભારતીય દળોએ પણ તેનો યોગ્ય જવાબ આપ્યો હતો ભારતીય બાજુ પર કોઈ જાનહાની કે નુકસાનના સમાચાર નથી છેલ્લા અહેવાલ અનુસાર થોડા થોડા સમયે ગોળીબાર ચાલુ છે

આ વિધેયકમાં રોકાણકારોના હિતને રક્ષીત કરવા માટે વેપારમાં નિયમિત રીતે લેવાતી થાપણો સિવાયની અનિયંત્રિત થાપણ યોજનાઓ પર પ્રતિબંધ મુકવા માટે વ્યાપક પધ્ધતિઓ પુરી પાડવાનો લક્ષ્ય છે આવી યોજનાઓ જયાં બિનઅધિક઼ત રીતે થાપણો ઉભી કરે તેવા કિસ્સાઓમાં દંડ અને થાપણની યુકવણી અંગે વિધેયકમાં પુરતી જાગવાઈઓ છે આ વિધેયક આ સંદર્ભે અગાઉના પ્રગટ અધિનિયમની જગ્ય લેશે

તેઓ ગઈકાલે મુંબઈમાં જાહેરક્ષેત્રની બેંકોના વડાઓને મળ્યા હતા કેન્દ્રીય બેંકે એક નિવેદનમાં જણાવ્યું કે ગવર્નર એન બી એફ સી

તેમણે બેકીંગ ક્ષેત્રમાં દેખીતા સુધારાઓ અંગે પણ માન્યતા દર્શાવી હતી અને જણાવ્યું કે હજી પણ ઘણા પડકારો ઉકેલવાના બાકી છે ખાસ કરીને સંપત્તિના ઉકેલ અને જરૂરીયાત વાળા ક્ષેત્રોમાં નાણાંકીય પુરવઠા અંગે નિવેદનમાં કહેવાયું છે કે નીતીગત દરના પ્રવાહન ઈચ્છીત સ્તરથી ઓછા સ્તર અને ધીમા અર્થતંત્ર વચ્ચે ધીરાણ અને થાપણ વિકાસ અને જરૂરીયાત વાળા ક્ષેત્રોમાં નાણાંના પુરવઠા અંગે ચર્ચા કરાઈ હતી સક્ષમ જાખમ મુલ્યાંકન અને નિરીક્ષણ માપદંડ ફરીથી બેઠા થવાના પ્રયાસો અને વધુ સારા છેતરપીંડીના જાખમ વ્યવસ્થાપન માટે આંતરીક નિયંત્રણ પ્રણાલીને મજબુત કરવાની તાકીદની જરૂરીયાત અંગે પણ ચર્ચા થઈ શ્રી દાસે ડીજીટલ યુકવણાને વિસ્તારવા ઉપરભાર મુકયો હતો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના કાર્યકાળની બીજી મુદ્દતમાં સત્તાના સૂત્રો ગ્રહણ કર્યા બાદ મન કી બાતની આ બીજી કડી હશે

આસામ અને બિહારમાં એનડીઆરએફની ટુકડીઓ રાજય વહીવટી તંત્ર સાથે રાહત અને બચાવ કામગીરીમાં જાડાયેલી છે

પની તીવ્રતાનો મધ્યમ ધરતીકંપનો આંચકો આવ્યો હતો હવામાન વિભાગના જણાવ્યા મુજબ તેનું કેન્દ્ર બિન્દુ પૂર્વ કા મેન્ગ જિલ્લાથી દસ કિલોમીટરે છે

નિદેશાલયના અધિકારીઓએ તેમને રોજ વેલી ગૃહ સાથે કરાર અને નાણાંકીય લેવડ દેવડ સંબંધમાં છ કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી એજન્સીએ બંગાળી અભિનેત્રી રીતુ પર્ણા સેનગુપ્તાને પણ આ ગોટાળા અંગે પૂછપરછ કરી ત્યારબાદ પ્રસેનજીતે પત્રકારોને જણાવ્યું કે તેઓ પૂછપરછમાં સહ્યોગ આપશે

સ્થાનિક મીડીયા જણાવે છે કે ઘણા વિદ્યાર્થીઓ યુનિવર્સીટીની બહાર પરીક્ષા આપવા માટે રાહ જાઈ રહયાં હતા તેઓ પોલીસને ટાંકીને એમ પણ જણાવે છે કે આ વિસ્ફોટ આઈઈડી ધ્વારા થયો હતો અને નજીકમાં બીજા એક બોમ્બને નીષ્ઠીય કરવામાં આવ્યો હતો સંયુકત આરબ અમીરાતે આ વિસ્ફોટને વખોડી કાઢથો છે

એ કહ્યું છે કે તેના દળોએ હોર્મુઝના અખાતમાં આંતરરાષ્ટ્રીય સમુદ્રી નિયમોનો ભંગ કરવા બદલ એક બ્રિટીશ તેલના ટેન્કરને પકડી પાડ્યું છે તેની વેબસાઇટ પર કહેવાયું છે કે બ્રિટની સ્ટેના ઇમ્પેરો ટેન્કરને કિનારે લઈ અવાઈ હતી અને કાયદાકીય પ્રક્રિયા અને જરૂરી તપાસ માટે સંસ્થાને સોંપી દેવાઈ હતી

યુકેના વિદેશ સચિવ જેરેમી હન્ટે જણાવ્યું કે જા ઇરાન બ્રિટીશ ઝંડાવાળા ટેન્કરને મુક્ત નહીં કરે તો તેના ગંભીર પરિણામો આવશે